ઉદ્યોગમંત્રીએ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વેપાર સરળીકરણ હેઠળ કાર્ય આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને વ્યાપક વેગ મળ્યો છે કેન્દ્ર સરકારની ઉદાર પ્રોત્સાહક નિતિના કારણે ઉદ્યોગો માટે અંદાજે પોણા સાત લાખ કરોડના મૂડીરોકાણ મળ્યા છે

શિક્ષણ એ માત્ર કમાવવાનું સાધન નથી પણ શિક્ષણ એ સમાજ ને નવી દિશા તરફ લઇ જાય છે કચ્છમાં મહિલાઓના શિક્ષણ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે અને એ દ્વારા મહિલાઓ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ રહી કચ્છને ગૌરવ અપાવી રહી છે મહિલાઓના આરોગ્ય અને પોષણ ની બાબતમાં જોઈએ તો માતા અને બાળમૃત્યુ દર ઘટાડવામાં કચ્છના નોંધપાત્ર કામગીરી થઇ છે આરોગ્ય તંત્રની કામગીરીને લીધે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે માતા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે

માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી અપાઈ હતી

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જીલ્લા માં લિઝનાઈટની ત્રણ ખાણ કાર્યરત છે વીજ મથક અને લિગ્નાઈટ વપરાશકારોને પુરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તેવી કાર્યવાફી કરવામાં આવી રહી છે

આ યુવાનોનું સન્માન કચ્છ જિલ્લા કલેકટર શ્રીમતિ પ્રવિણા ડી

ના હસ્તે કરવામાં આવેલ હતું સાથે સાથે જીલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં ફીજીકલ માસ્ટર દ્રેનર શ્રી ભારતભાઈ જે

કલેકટર મેડમના હસ્તે કરવામાં આવેલ હતું

આ એપ્લિકેશનથી પ્રવાસ કરનાર મુસાફરોને મુસાફરી દરમિયાન પડતી અનેકગણી મુશ્કેલીઓનું ઝડપથી સાનુક્રળ નિરાકરણ મળી રહેશે આ એપ્લિકેશન દ્વારા મુસાફરોને ટ્રેનમા કિંમતી સામાનની લૂંટ ધાડ ચોરી છેતરપિંડી અપહરણ અકસ્માત થયો હોય તો ક્યાં કોને જાણ કરવી ફરિયાદ ક્યાં આપવી વિગેરે માહિતી મળશે